મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે સાણંદ તાલુકાના ચેખલા ગામે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત વેળાએ આ મુજબ જણાવ્યું મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે રાજ્યમાં પ્રતિદિન અંદાજે દોઢ લાખ કોરોના પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતી સુવિધાઓ મળી રહી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું હાલ રાજ્યમાં ઓક્સિજનની જરૂરિયાત દરરોજ એક ફજાર ટનની છે હજુ વધુ જરૂરિયાત ઊભી થશે તો તે માટેની પૂરતી તૈયારી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ખાતે અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે

આના ભાગરૂપે રાજ્યની કોર સમિતીના સભ્યો અને રાજ્યના કાર્યદળના તબીબો વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોની એક બેઠક આજે યોજાશે

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં હોસ્પીટલોમાં એક લાખ બેડ અગીયારસો ટન ઓક્સીજનનો પુરવઠો સાત લાખ રેમડેસીવીર ઈન્જેક્શનો અને આવશ્યક દવાઓનો પુરવઠો આપવામાં આવ્યો છે

મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વનો તથા યુએન મહેતા હોસ્પીટલના ડોકટરો અને સ્ટાફનો આભાર માનુ છુ